પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે

શહેરી માળખાકીય સુવિધાઓના પ્રોજેકટોનું લોકાર્પણ કર્યુ છે

પ્રકાશના પર્વ દિવાળીની સમગ્ર રાજ્યમાં પરંપરાગત શ્રદ્ધા અને ફર્ષોલ્લાસ સાથે થઇ રહેલી ઉજવણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિયારો દેશવિદેશના લોકો સમક્ષ વ્યક્ત કરશે અરબી સમુદ્રમાં ઉભું થયેલું વાવાઝોડું કયાર ઓમાન તરફ આગળ વધી રહ્યું છે

આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંડારેલા વિકાસ પથ ઉપર ચાલીને ગુજરાત સરકાર વિકાસનું રોલમોડલ બની છે અને સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસના કામોને ગતિ મળી છે

ગૃહમંત્રી એ કહ્યુ કે તેમની સરકાર શહેરી વિસ્તારોના ગરીબોને પણ પાયાની સુવિધા મળે તેવું ઇચ્છે છે અને તેના ભાગરૂપે દિવાળી પહેલા સાડા યાર હજાર આવાસોની ફાળવણી કરવામાં આવી છે

ગૃહમંત્રીએ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારો માટે ફલાય ઓવર માર્ગ અને પાણી પુરવઠા જેવી યોજનાઓનુ ભૂમિપૂજન કર્યુ હતુ તેમણે દહેગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક હજાર બસ્સો સાઇઠ આવાસોનું લોકાર્પણ કર્યું હતું યાંદલોડિયામાં નવનિર્મિત માટી લેવલ પાર્કીંગ અને બોપલ વિસ્તારમાં લાઇબ્રેરી પાણી પુરવઠા યોજનાનું ભૂમિપૂજન કર્યું હતું

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ આ વિશ્વ રેકોર્ડ થવા અંગેનું પ્રમાણપત્ર અર્પણ કર્યુ હતું

દર મહિને વિધવા બહેનોને રૂ

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે નાણાના અભાવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એકપણ વિકાસના કાર્યોને અટકવા દેતી નથી વિધવા સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને દર મહિને નિયમિત તેમના ખાતમાં સીધા પૈસા જમા જશે આ પ્રસંગે દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને લઇને કાપડની થેલીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર વિધાનસભા બેઠકોના ધારાસભ્યો અને પ્રતિનિધીઓ સાથે બેઠક થોજી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ પોસ્ટ અને રેલવે સુવિધા વધુ સગવડભરી બનાવા જરૂરી સૂચનો કર્યા હતા

રાજ્યભરમાં પ્રકાશનું આ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાશે દિવાળી નિમિત્ત આજે મંદિરોમાં પૂજા પરી અન્નફૂટ યોજાશે મંદિરો ઘરો બજારો રોશનીથી ઝળહળી ઉટશે લોકો ઘરની બહાર દીવડા પ્રકટાવી પ્રકાશનું પર્વ ઉજવશે શુભમુહૂર્તમાં ચોપડા પૂજન કરશે સરસ્વતી દેવી અને લક્ષ્મીદેવીનું પૂજન કરાશે રાજ્યના પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર દ્વારકાધીશ મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમો સાથે દીપોત્સવી પર્વ ઉજવાશે સોમનાથ મંદિર ખાતે ત્રિશોપયાર પૂજન રંગોળી દીપમેલા અને વિશેષ સુશોભન કરાશે

દરમિયાન રાજ્યભરમાં ગઇકાલે કાળી ચૌદશ નિમિત્ત વિશેષ પૂજન અર્ચન કરાયા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે પાલીતાણાના ભૈરવનાથ મંદિર ખાતે પરી પૂજન અર્ચન કરાયા હતા આ સાથે તેઓએ તળેટીના જૈન દેરાસર ખાતે દર્શન કરી જૈન સાધુ ભગવંતોના આર્શીવાદ લીધા હતા ગણદેવી ખાતે સતી માતાના મંદિરે ગઇકાલે કાળીયૌદશના ભાતીગળ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા ભજન મંડળો અને પરંપરાગત સંગીત વાદ્ય સાથે આદીવાસી ઘેરૈયા નૃત્ય થકી માતાની આરાધન કરાઇ હતી દરમિયાન ગઇકાલે નવા વસ્ત્રો સુશોભનની યીજવસ્તુઓ મીઠાઇ ફટાકડા ખરીદવા મોડી રાત સુધી બજારોમાં ભીડ જોવા મળી હતી

રાજ્યપાલે સંદેશમાં જણાવ્યું છે કે નવા વર્ષનો શુભારંભ સમાજમાં પ્રેમ શાંતિ અને પરસ્પર સંવાદિતાને વધુ મજબૂત બનાવશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પ્રદેશ ભાજપ એકમ વતી નાગરીકોને દિવાળી શુભકામનાઓ પાઠવતા નવું વર્ષ સૌની સુખાકારીમાં વધારો કરે તેવી પ્રાર્થના કરી હતી

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરતા જણાવ્યુ કે મહિલા કેદીઓ તેમના કુટુંબીઓ સાથે ખુશાલીપૂર્વક દિવાળીના તહેવારોની ઉજવણી કરી શકે તે માટે જેલસુધારણાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમણે કહ્યુ કે આ નિર્ણય અનુસાર સંબધિત અધિકારીઓને યોગ્ય શરતો મુજબ અને જામીન લઇને પેરોલ મંજૂર કરવા આદેશ આપવામાં આવ્યા છે

આ કાર્યક્રમ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક આકાશવાણીની વેબસાઇટ ન્યુઝઓન એર ડોટ એન

સી ડોટ ઇન તથા ડી ડી ન્યુઝ પરથી પણ કરાશે

જહાજના મુખ્ય ચાલક પાઇટલટ તરીકે સેવા બજાવતાં સુ શ્રી નિલોફર નાહા દેશનાં સૌ પ્રથમ મહિલા જહાજ પાયલટ છે

અન્ય એક જહાજ અધિકારી સુ શ્રી સર્વરી દાસ પણ દેશમાં સર્વેક્ષણ જહાજ પર સૌ પ્રથમ મહિલા કમાન્ડર છે વહાણવટા મંત્રીએ આવી પ્રશંસનીય સિઘ્ઘિ મેળવનારાં બંને મહિલા અધિકારીઓને અભિનંદન આપ્યા હતા અને દેશની મહિલાઓ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું

કલાકના પાંચ કિલોમીટરની ઝડપે આરબ ઉપખંડ તરફ ખસી રહેલું આ વાવાઝીડું અત્યારે સવારે સાડા છ વાગ્યે પોરબંદર અને મુંબઇ વચ્ચેના દરિયામાં પહોંચ્યું છે હાલ આ વાવાઝોડાની અસર રાજ્યના સુરત વલસાડ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દાદારાનગર હવેલી અને દીવ સિવાયના બીજા જિલ્લાઓ પર પડે તેવી ભીતિ નથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે દરમિયાન અરબી સમુદ્રમાં ઉઠેલા વાવાઝોડાના પગલે જાફરાબાદ બંદર પર ભયસૂચક બે નંબરનું સિઝનલ લગાડવામાં આવ્યું છે તેની સાથે પોબંદર સુધીનાં તમામ બંદરોએ પણ માછીમારોને તેમની હોડીઓ કિનારે લાંગરવા સૂચના આપી છે આ વાવાઝોડાની અસર હેઠળ દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી પણ કરાઇ છે

ગઇકાલે કાર્યકરો ધોતી પહેરણ સાથે હાથમાં તિરંગા સાથે તેઓ ગોધરા ખાતે આવી પહોંચ્યા હતાં

લીગલ રાઇટ્સ કાઉન્સીલ જનરલ સેકેટરી રાજલક્ષ્મી મુંડાની આગેવાનીમાં આ યાત્રા નીકળી છે તેમને સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશના યુવાનોમાં દેશપ્રેમની ભાવના જાગે તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે તેઓ સ્વચ્છ ભારતનો સંદેશો પણ આપી રહ્યા છે